ગાંધીનગરથી આવતીકાલે બપોરે સાડા બાર વાગે યોજાનાર ઇ શુભારંભના આ કાર્યક્રમમાં કેન્દ્રિય આરોગ્ય રાજ્યમંત્રી અશ્વીની યૌબે ઓનલાઇન માધ્યમથી દિલ્ફીથી જોડાશે

રસી સંગ્રહ માટે ચાર મોટા ફ્રીજ તરતમાં રાજકોટ ખાતેથી આવી રહ્યા છે રસીકરણથી નુકસાન થવાની અફવાને ટાળવા પ્રચાર પ્રસાર માટે આઈસી સેલ તૈયાર કરાયો છે જે માર્ગો પર હોર્ડિંગ લગાવશે પેમ્ફલેટનું વિતરણ કરશે વેક્સિનેશન માટે ઘરે જશે ત્યારે પત્રિકા આપશે ભારતની રસી સલામત છે કોરોના વાયરસને અર્ધજીવિત કરી વેક્સિન બનાવાય જેની સાઈડ ઈફેકટ્સ બહુ ઓછી હોય તેવું જિલ્લા આરોગ્ય અધિકારી ડો પ્રેમક્રમાર કન્નરે જણાવ્યું હતું

પટેલ અને પોલીસ અધિક્ષક શ્રી દ્વારા ફલેગ માર્ચનું આયોજન કરવામાં આવેલ હતું જિલ્લાઅ કલેકટરશ્રી આઇ

પટેલ અને જિલ્લાં પોલીસ અધિક્ષકશ્રી દિવ્યઆ મિશ્ર દ્વારા કન્ટેકઇનમેન્ટા વિસ્તાપરની મુલાકાત લઇ બંદોબસ્ત્માં રોકાયેલ પોલીસ કર્મીઓ તથા કન્ટેઇનમેન્ટેના રહેવાસીઓ સાથે પણ વાત કરી પરિસ્થિરતિનો તાગ મેળવવામાં આવ્યો હતો જિલ્લાિ કલેકટરશ્રી આઇ

પટેલએ જણાવ્યુંપ હતું કે હાલમાં ખેડા જિલ્લાિમાં કોરોનાની પરિસ્થિંતિ કાબુમાં છે

બદલાવ નેશનલ એનજીઓ દ્વારા ઉદયપુર ખાતે નેશનલ વેબિનારનું આયોજન થયું હતું આ એવોર્ડ માટે સમગ્ર ભારતની યુનિવર્સિટીમાંથી સમાજશાસ્ત્ર વિભાગના અધ્યક્ષ જોડાયા હતા

ખરાબ હવામાનના કારણે માછીમાર ભારતીય સરહદમાં પ્રવેશ્યો હતો

વન વિભાગે બંને આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી